પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં નાગરિકતા સુધારા વિધેયક સમર્થન રેલીમાં જણાવ્યું હતું કે સીએએનો અમલ કરી સરકારે મહાત્મા ગાંધીનું સપનું પૂર્ણ કર્યું છે

સાથે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નવસારી ખાતે યોજાયેલા તાલીમ વર્કશોપમાં કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની માંગ છે

મુખ્યમંત્રીશ્રીએ મિનિબજારના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી રેલીમાં ભાગ લેવા શહેર અને જિલ્લામાંથી આવેલા નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે દેશની પ્રજામાં સીએએ વિશે સાચી સમજ આપવા ભારતીય જનતા પાર્ટી સક્રિય છે આ કાયદા સામે ગેરસમજ ફેલાવનારા તત્વો જનતા સામે ધીરે ધીરે ખુલ્લા પડી રહ્યા છે કૉગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો દ્વારા અફવા અને ભ્રમની રાજનીતિ કરાઈ રહી છે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે કહ્યું કે સીએએ કાયદો કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવવા માટેનો નથી પરંતુ નાગરિકતા આપવાનો કાયદો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા લધુમતી હિન્દુ નાગરિકોને ભારતમાં સન્માનજનક જીવન જીવવાનો હક આ કાયદો આપે છે તેઓ માત્ર ઓશિયાળું જીવન ન જીવતા સન્માનજનક સ્થિતિમાં ભારતમાં રહે એવી ઉમદા લાગણીથી આ કાયદો ઘડાયો છે

શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશામાં લોકોને ઉપર પોતાના વિયારો મોકલવાનું આગ્રહ કર્યો છે

લોકો નમો એપ ઓપન ફોરમ અથવા માઇ જીઓવી પર પણ લખી શકે છે

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરી રહેલા ખેડૂતો અને અન્ય ખેડૂતો પણ આ ખેતી સાથે જોડાય તે માટે પ્રેરણા સ્ત્રોત બને તેવો અનુરોધ કરતા કહ્યું કે પ્રાકૃતિક ખેતી જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પોલેકર પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે તેમણે આવનારી પેઢીને ઉપજાઉ જમીન વારસામાં આપવા પાણીની બચત પર્યાવરણની રક્ષા દેશી ગાયની રક્ષા રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો

રમતગમત રાજ્યમંત્રીશ્રી ઇશ્વરભાઇ પટેલે કહ્યું કે માનવતા અને ઉદારતા જેવા માનવીય મૂલ્યો ઘટતા જઈ રહ્યા છે ત્યારે વસુદેવ કુટુંમ્બક્મની ભાવનાનો વિકાસ કરવાનો પ્રયાસ આર્યમ એકેડેમી કરી રહી છે જેમાં તેઓ વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે સંસ્કાર આપવાનું કામ શાળા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ રમત ગમતની પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે ક્રિકેટ નેટ પ્રેકટીસ પીયનું નિર્માણ કરવામાં આવ્યું છે અટલ ટીંકરીંગ લેબમાં શાળાના તથા જિલ્લા કક્ષાના વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ વિશે જ્ઞાન મેળવી લાભ લઇ શકે છે વિદ્યાર્થીઓ તેમના જીવનમાં સારી કારકિર્દી ઘડે તેમજ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેના માટે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી

અમદાવાદ છોટાઉદેપુર પોરબંદર સુરત વડોદરા ભાવનગર વગેરે સ્થળોએથી આવેલા કલામંડળોએ આદિવાસી રાઠવા નૃત્ય મણિયારો રાસ હુડી રાસ જેવી અનેક કૃતિઓ રજૂ કરી હતી

ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે ખોડીયાર મંદિર સહિત રાજ્યના તમામ તિર્થસ્થાનોના વિકાસ માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે રાજ્ય સરકાર તમામ તીર્થસ્થાનોનું મહત્વ સમજી આ તીર્થ સ્થાનોમાં અનેક પ્રકારની ગ્રાન્ટની જોગવાઈઓ કરી વિવિધ પ્રકારની સુવિધાઓ અને દર્શનાર્થીઓ માટે સવલતો ઊભી કરીને સર્વાંગી વિકાસ કરી રહી છે ભરૂચ ઝુંપડામાં આગ ભરૂચ શહેરની હુસેનયા સોસાયટીમાં રેલવે ટ્રેક પાસે આવેલ ઝુપડપટ્ટીમાં અકસ્માતે આગ લાગી હતી દસથી વધુ ઝુંપડાઓ સળગી જતાં દોડધામ મચી જવા પામી હતી સવારના દસથી અગિયાર વાગ્યાના સુમારે એક ઝૂંપડામાં અકસ્માતે આગ લાગી હતી

દસ જેટલા ઝુંપડાઓમાં આગ લાગી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા

વક્તવ્ય શ્રેણીમાં ગુજરાતને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે દર વર્ષે વક્તવ્ય શ્રેણી એવા લોકોને સમર્પિત કરવામાં આવે છે જેમણે ઉફયન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય અથવા કોઇ એવી ઘટનાને સમર્પિત કરવામાં આવે છે જે ભારતીય હવાઇદળના સંદર્ભમાં વિશેષ હોય

આ ભાગ્યે જ થતો દુર્લભ હ્મલો હતો જેમાં ભારતીય હવાઇદળના જવાનોએ આંતરરાષ્ટ્રીય નિયંત્રણ રેખાની સામે પાર જઇને ત્રાસવાદી કેમ્પો પર હવાઇ હ્મલો કર્યો હતો

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેડક્વાર્ટરના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર એર માર્શલ એસ